સબકા સાથ સબકા વિકાસની ભાવના સાથે પ્રધાનમંત્રી મોદી સર્વસમાવેશી વિકાસ માટે કૃત્રિમ બુ ઘ્ઘિમત્તાના ઉપયોગ કરવાની વ્યુ હરચના ધરાવે છે વિરલ રાણા આરોગ્યમંત્ર હર્ષવર્ધન આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને કહયું કે કોરોના રોગયાળો એક વૈશ્વિક પડકાર છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયો મળીનેતેનું સમાધાન શોધવુ પડશે તેમણે લોકોને કોરોના અંગેના દિશા નિર્દેશોનું કડકાઇથી પાલન કરવા અનુ રોધ કર્યો સાપ્તાહિક સંવાદ કાર્યક્રમમાં હર્ષવર્ધને ભાવી ઉપાયો અંગે જાણકારી આપતાં જણાવ્યું કે સરકારે કોરોના વેકસીન ઉપલબ્ધ કરવાની સમયસીમા નકકી કરવા ઉચ્યસ્તરીય સમિતિઓની રચના કરી છે ડોકટર હર્ષવર્ધને કહયું કે સરકાર વેકસીનના ઝડપી સપ્લાય અને સ્ટોરેજ અંગે સરકાર વેકસીન ઉત્પાદક કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેમણે કહયું કે વેકસીન પરીક્ષણો પુરા થતાં જ હાઇ રીસ્કવાળા લોકોની સંખ્યાની આકારણી કરાશે

આ પરિવારોને દર મહિને બે રૂપિયે કિલો ઘઉં તેમજ ત્રણ રૂપિયે કિલો ચોખા મળી વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પંડિત દીન દયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી વિતરણ કરવાની સુ ચના આપી છે

મુ ખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ દિવ્યાંગ વ્યક્તિઓ વિધવા મહિલાઓ વૃદ્વાવસ્થા પેન્શન મેળવતા વડીલોને પણ આ યોજના અન્વયે આવરી લેવાનો નિર્ણય કર્યો છે રોજનું કમાઇને રોજ ખાનારા અને પરિવારનું ગુજરાન ચલાવનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજનો લાભ આપવામાં આવશે

તેના લીધે સમગ્ર દેશમાં ગુજરાત એક સ્થાન નીચે ખસીને ચૌદમાં સ્થાને પર્હોચ્યુ છે

ગઈકાલે કચ્છમાં કોરોના સંક્રમણના કેસમાં મોટા ઘટાડાએ રાહત આપી છે